પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદ આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે

ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલા અદ્યતન યુધ્ધવિમાન રાફેલ પૈકી વધુ ત્રણ રાફેલ ગઈકાલે ગુજરાતના જામનગર ખાતેના હવાઈદળના મથકે પહોંચ્યા છે

બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે વૈશ્વિક રોકાણકારોની ગોળમેજી પરિષદ આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાશે આ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સ્તરના મૂડીરોકાણકારો ભારત સરકારના ઉચ્ય અધિકારીઓ તથા ભારતના વેપાર જગતના પ્રતિભિધિઓ સંવાદ કરશે નાણામંત્રી રીઝર્વ બેન્કના ગવર્નર પણ આ પરિષદમાં ભાગ લેશે

આ પરિષદમાં ભારતીય અર્થતંત્ર માળખાકીય સુધારા સરકારનો ભાવિ દ્રષ્ટિકોણ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ ભારતમાં મૂડીરોકાણ વધારવા અંગે ચર્ચા કરાશે

ત્રીજા અને આખરી તબ્બકાની આ યૂંટણીની સાથે સાથે વાલ્મિકીનગર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ શનિવારે યોજાશે

આ ઉપગ્રહ્ કૃષિ વનસંપદા તથા આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં મદદરૂપ થશે કોવિડના લીઘે ઉભી થયેલી પરિસ્થિતીને ધ્યાનમાં લઇને પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ તથા નાગરિકને ઉપગ્રહના પ્રક્ષેપણ વખતે ઉપસ્થિત રહેવાની મંજૂરી અપાશે નહિં

તેમણે વધુમાં કહ્યું કે શાળામાં શૈક્ષણિક કામગીરી શરૂ કરતાં પહેલાં આ કામગીરી અંગેના માર્ગદર્શક નિયમોની જાહેરાત કરાશે ઉલ્લેખનીય છે કે કોવિડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં ગોવામાં શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ છે

રાફેલ વિમાન ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલા અદ્યતન યુધ્ધવિમાન રાફેલ પૈકી વધુ ત્રણ રાફેલ ગઈકાલે ગુજરાતના જામનગર ખાતેના હવાઈદળના મથકે પહોંચ્યા છે

ભારતીય હવાઈદળના સૂત્રોના જણાવ્યા મુજબ ફાંસ દર બે મહિને ત્રણથી યાર રાફેલ યુધ્ધ વિમાનો ભારતને આપી શકે છે

નોર્થ કેરીલોના એરીઝોના જ્યોર્જીયા જેવા રાજ્યોમાં બંન્ને ઉમેદવારો વચ્ચેની સ્પર્ધા રસાકસીભરી બની છે હજી મતગણતરી ચાલી રહી છે

પી એફ ઓ ના પેન્શન ધારકો હવે વર્ષમાં ગમે તે સમયે પોતાના સંબંધિત કાર્યાલયમાં પોતાની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવી શકશે આ અંગે માહિતી આપતા ભવિષ્ય નિધિ કમિશનર આલોક યાદવે જણાવ્યું હતું કે દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં પેન્શનધારકોની હયાતીનું પ્રમાણપત્ર જમા કરાવવામાં થતી ભીડને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે મહત્વનું છે કે પેન્શન ધારકો દ્વારા જમા કરાવેલું હયાતીનું પ્રમાણપત્ર એક વર્ષ સુધી માન્ય રહેશે પેન્શન ધારકો હયાતીનું પ્રમા ણપત્ર પોતાના સંબંધિત કાર્યાલય અથવા પોતાનું ખાતું હોય તે બેન્કમાં પણ જમા કરાવી શકશે

આ નવી પરીક્ષા લખીમપુર નાગાંવ બેગુસરાઇ ગોપાલગંજ પૂર્ણિયા રોહતાસ બિલાસપુર હજારીબાગ જમશેદપુર લુધિયાણા આંબડેકરનગર બિજનોર બુલનશહેર ગોન્ડા મૈનપૂરી પ્રતાપગઢ શાહજહાંપુર સીતાપુર ઉધમસિંહનગરનો સમાવેશ થાય છે

મહારાષ્ટ્ર વિસ્ફોટ મહારાષ્ટ્રના રાયગ ડ જિલ્લાના ખોપોલી ખાતે રાસાયણિક કારખાનામાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને આઠ અન્ય ઘાયલ થયા

આ વિસ્ફોટમાં એક પડોશી કંપનીનો શેડ તૂટી પડ્યો જેમાં સુરક્ષા ગાર્ડની પત્નીનું મોત નીપજ્યું હતું આગને કારણે અન્ય છ ફેક્ટરીઓને પણ નુકસાન થયું છે દસ અઝિશામકોએ ચાર કલાક સુધી આ લડત ચલાવી હતી ઘાયલોની ખોપોલીની હોસ્પિટલમાં સારવાર યાલી રહી છે